સત્રની શરૃઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે થશે પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે

બજેટ સત્રનો બીજો ભાગ આઠમી માર્ચે શરૂ થશે અને સત્ર આઠમી એપ્રિલે પૂર્ણ થવાની સંભાવના છે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

કચ્છમાં યારણ સમાજ વિવિધ કાર્યક્રમો સાથે તેની ઉજવણી કરે છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણને લક્ષમાં રાખી તેની સાદાઈથી ઉજવણી કરાશે

કલ્પના શાહ્ અકસ્માત દુર્ઘટના હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ મુલાકાત લઇ રહ્યા છે ત્યારે રમણીય એવા માંડવી ના દરિયા કિનારે ગઈકાલે સર્જાયેલ દુર્ઘટનામાં બોટ ઉંધી વળી જતા એક મહિલા પ્રવાસીનું મૃત્યુ નીપશ્યું હતું

જયારે અન્યોને બયાવી લેવાયા હતા

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા દુર્ધટનાના આ બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ નિર્ણય કર્યો છે આ વિનામૂલ્યે ચણાનું આવા લાભાર્થી પરિવારોને ફેબ્રુઆરી માસના તેમના નિયમીત મળતા અનાજ સાથે વિતરણ કરાશે